પાટિલે નમો આઈસોલેશન સેન્ટર ખુલ્લુ મૂક્યું ઃ સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લા પૈકીના પાટણ ખાતે કોવિડ સારવાર વ્યવસ્થા સમિક્ષા પ્રભારી મંત્રી વાસણ ભાઈ આહિર આજે હાથ ધરી ઃ અંબાજી અમરેલી અને બોટાદ પંથકમાં કમોસમી ઝાપટાં પડતાં તૈયાર ખેતપેદાશ પલળી જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા

ફેસબૂક લાઈવ જેવા માધ્યમથી રાજ્યજોગ સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે કોરોના ને દેશવટો આપવાની નેમ સાથે મોદી સરકારે સાર્વત્રિક રસીકરણ હાથ ધાર્યું છે જેમાં ગુજરાતે અગ્રેસર રહેવાનો સંકલ્પ કરવાનો છે પહેલી મે થી યુવાપેઢીનું કોરોના રસીકરણ શરૂ કરવા માટે રસીના અઢી કરોડ ડોઝ તૈયાર રાખવાની જાહેરાત પણ શ્રી રૂપાણીએ કરી છે

પાટીલ હાજર રહ્યા હતા

ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલ આ સહકારી ખાંડ કારખાના દ્વારા શરૂ કરાયેલ આધુનિક હોસ્પિટલની મુલાકાતે આજે પહોંચ્યા હતા અને સેવાભાવ વડે દવાખાનું શરૂ કરવાની પહેલને બિરદાવી હતી ત્યાં દાખલ દર્દીઓ સાથે પણ શ્રી પાટિલે વાતચીત કરી સૌ ને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લામાં પાટણનો સમાવેશ થતો હોવાથી ત્યાં કોવિડ સારવાર વ્યવસ્થા અને પક્ષની સેવા પ્રવૃતિની સમિક્ષા આજે કરવામાં આવી હતી પ્રભારી મંત્રી વાસણભાઈ આહિર અને ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસણીયા પાટણ પહોંચ્યા હતા ને વિવિધ સ્તરે બેઠક યોજી સેવા પ્રવૃતિ વધુ વિસ્તૃત બનાવવા સ્થાનિક આગેવાનોને કહ્યું હતું સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પોશીના ખાતે કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેથી આદિવાસી ગામડાઓમાં બીમાર પડતાં લોકો અંધવિસવાસમાં દોરાધાગા કરવાને બદલે દવાખાને પહોંચે તેવો પ્રયત્ન કરી શકાય

સુરેન્દ્રનગર જિલ્લામાં મેડિકલ ઑક્સીજનનું વિતરણ વ્યવસ્થિત બનાવવા માટે સ્થાનિક ઉદ્યોગપતિ કિશોરસિંહ ઝાલાના સહયોગથી તંત્રએ સીલિંદરનું બાર કોડીંગ શરૂ કર્યું છે પંચમહાલના શહેરા પંથકના સૂરોલી ગામે દીકરીના લગ્નમાં નિયમથી વધુ લોકોને એકત્ર કરનાર પિતા સાથે પોલીસે ગુનો નોંધ્યો છે

સુરત ખાતે કાર્યરત દક્ષિણ ગુજરાત ચેંબર્સ ઓફ કોમર્સ એન્ડ ઇંડસ્ટ્રીજ તરફથી ગૃહ એકાંતવાસમાં કોરોના સારવાર લેનાર માટે મેડિકલ ઑક્સીજન પૂરો પાડવાની શરૂઆત કરી રહ્યું છે મનસુખ માંડવિયા કેન્દ્રના વહાણવટા અને જલમાર્ગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ દેશના બધા મહાબંદર ઉપર કાર્યરત પોર્ટ હોસ્પિટલમાં કોવિડ સારવારની સગવડ વિષેની સમિક્ષા આજે કરી હતી અને ક્ષમતા વધારવા માટે ઘટતું કરવાના આદેશ આપ્યા હતા

તેમણે કોવિડ સારવાર માટેની નવી સગવડ ઊભી કરવામાં ક્યાય કચાશ નહીં રાખવાની તાકીદ પોર્ટ ટ્રસ્ટ ના વડાઓ ને કરી છે

પરિણામે ઘણા કારખાના પણ આ પ્રયોગ સેવા માટે કરતાં થયા છે

અંબાજી પંથકમાં બે દિવસથી વાતાવરણમાં સતત પલટો આવતા આજે બીજા દિવસે પણ ગાજવીજ સાથે બરફના કરાવાળો કમોસમી વરસાદ વરસતા રોડ રસ્તાઓ ઠેર ઠેર કરા સાથે પાણી ફરી વબ્યા હા બપોર બાદ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બોટાદ જીલ્લાના ઢસાગામ સહિત આજુ બાજુના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ થતાં વરસાદી પાણી બજારોમાં વહેતા થયા હતા જો કે આ માવઠાતી તૈયાર ખેત પેદાશ પલળી જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે કચ્છમાં કોરોના લેબ કચ્છમાં આરોગ્ય તંત્રનો હવાલો સાંભળતા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા એ જણાવ્યૂ છે કે કોરોનાનું નિદાન કરવામાં અનિવાર્ય ગણાતા આર

ઓ જી ટીમે ચેકિંગ દરમ્યાન રતનપુર ચેકપોસ્ટ પાસેથી લગભગ યોવીસ કિલોગ્રામ ચરસનો જથ્થો ઝડપી એક આરોપીને પકડી અન્ય યાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે

ઓ જીની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી મહત્વનું છે કે હાલ શામળાજી પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર અકસ્માત છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી નજીક સાલપુરા ગામે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર બંન્ને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી કાર ચાલક ફરાર થઈ જતાં બોડેલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગાળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે

સાવરકુંડલા પંથકમાં મોટાભાઇનાં હુલામણા નામથી જાણીતા નવીનચંદ્રભાઇનાં નિધનનાં સમાચાર મળતા તેમના વતન માં ઘેરો શોક વ્યાપી ગયો છે

આ રકમ પૈકી અમરેલી સિવિલ હોસ્પીટલ અને રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા રૂ